મુખ્યમંત્રી વિજય રૂપાલીએ રાજ્ય સરકારના કુટીર અને ત્રામોઘોગ વિભાગ આયોજીત સ્વરોજગારી સહાય વિતરજ઼ા કાર્યક્રમમાં આ મુજબ જજ્ઞાવ્યું હતું

કુટરી ઉદ્યોગ રાજ્યમંત્રી જયેશ રાદડીથાએ કુટીર ઉદ્યોગ વિભાગ દ્વારા આપવામાં આવતી તાલીમ તથા સાધન સહાય અંગે વિસ્તૃત જાણકારી આપી હતી

આગામી મહિનાથી આ સ્કાય એટલે કે સુર્ય શકિત કિસાન યોજના શરૂ થઈ શકે તે માટે ઉર્જા વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે

સ્કાય યોજનામાં ખેડુત સોલાર પેનલ પોતાના ખેતરમાં લગાવીને જે સૌર ઉર્જા ઉત્પન્ન કરશે તેને પોતાની વપરાશની વિજળી બાદ વધેલી વિજળી રાજ્યની વીજ કંપનીઓને વેચાલથી આપશે જેના કારલો વધારાની આવક મળશે

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સીક્વુરીટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત છે

ટી

આર ટી ઓ ખાતે શરૂ કરવામાં આવી છે રાજ્યના જુના વાહનોમાં હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તા

ટી ઓ

આર ટી ઓ ખાતે વધુ પડતા ઘસારાને અનુસંધાને તેમજ નાગરિકોની વ્ધ સગવડતાને ધ્યાને રાખી હાઇ સીક્વરીટી નંબર પ્લેટ લગાવવા માટેની તા

એસોસિયેશનના પ્રમુખ ડો વીરેન મફેતા અને સેક્રેટરી ડો દેવેન્દ્ર ડાંગરે કહ્યું ફતું કે આ રસી સંપૂર્ણપણે સલામત છે ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ બાળકોને આપવામાં અાવી છે રસીકરણ બાબતે ફેલાતી અફવાના કારણે અવળી અસર થાય છે સરવાળે બાળક રસીથી વંચિત રફી જવાના કારણે ઓરી જેવા ગંભીર રોગનો ખતરો તેમના પર તોળાતો રફે છે જે ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે છે

ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ રેગ્યુલર પ્રવેશ મેળવતા છાત્રોએ કોલેજનો તો એક્ષટર્નલ પ્રવેશ મેળવતા વિધ્યાર્થીઓએ યુનિની એકેડેમીક બ્રાન્ચો સંપર્ક સાધવા જણાવાયું છે

આ પ્રસંગે યોજાનારા સમારોફમાં મુખ્ય મહેમાન પદે રાજ્યમંત્રી વાસણભાઇ આહિર જ્યારે અતિથિ વિશેષ તરીકે સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભવો ઉપસ્થિત રજેશે

આ કામગીર અંતર્ગત પાણીની ટાંકીઓમાં કલોરીનેશન કરવા સાથે ગેરકાયદે લાગેલા સૃાઇનબોર્ડ પણ ઉખેડી નાખવામાં આવ્યા ફતા ભુજ સુધરાઇ પ્રમુખ સફિતના સ્ટાફે આ કાર્ય પાર પાડયું હતું